આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના ખૂબ ઓછા દર્દીઓને વેન્ટીલેટરની જરૂર પડી છે દેશમાં વેન્ટીલેટર નિર્માણની ક્ષમતામાં પણ વધારો થયો છે

પ્રાપ્ત માહિતી મજબ કરછ બોર્ડર રેન્જના નવા પોલીસ મહાનિરીક્ષક તરીકે જે

મોથારીયા પૂર્વ કચ્છ પોલીસવડા તરીકે મયુર પાટીલ અને પશ્ચિમ કચ્છ પોલીસવડા તરીકે સૌરભસિંહને નિયુકત કરવામા આવ્યા છે કચ્છ પોલીસ મહાનિરોક્ષક તરીકે ફરજ બજાવી રહેલા સુભાષ ત્રીવેદીની ગજરાત રાજયના ક્રાઈમ અને રેલ્વેના પોલીસ મહાનિરીક્ષક તરીકે ગાધોનગર બદલી કરાઈ છે તો પૂર્વ કચ્છ પોલીસવડાની ફરજ બજાવતા પરીક્ષીતા રાઠોડને પશ્ચિમ રેલ્વે પોલીસવડા તરીકે અમદાવાદ મુકાયા છે તો પશ્ચિમ કચ્છ પોલીસવડા તરીકે ફરજ બજાવતા રહેલા સૌરભ તોલંબીયાને સી આઈ ડી ક્રાઈમ બ્રાન્ચના પોલીસવડા તરીક ગાંધીનગર નિયૂકત કરવામાં આવ્યા છે

જયારે બ વ્યકિતઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે સંક્રમિત દર્દીઓમાં ભુજના પ્રોબેશન મહિલા આઈ

અંજારના મહિલા કોન્ટેબલ એસ ટી બસના કન્ડકટર તેમજ ઈફકોના મેનેજર વગરેનો સમાવેશ થાય છે

ગઈકાલે સંકલિત બાળવિકાસ અધિકારી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ પખવાડીયામાં વિવિધ ઉજવણી થશે

સરકારી યોજનાઓ અને અધિકારો તેમજ મહિલાઓને લગતા વિવિધ પ્રશ્નો અંગે મહિલાઓમાં સામાજીક જાગ્રતિ કેળવાયએ માટે ગઈકાલથી સમગ્ર રાજયમાં મહિલા સશકિતકરણ પખવાડોયાની ઉજવણી કરવામાં આવો રહી છે